પત્રકાર પરિષદને સંબોધતા જીતુભાઇ વાઘાણીએ જ્રનાગઢ મહાનગર પાલિકામાં શાસન મેળવવાનો દાવો કર્યો હતો મહાનગરપાલિકાની ચ્રુંટણીમાં ભાજપનો વિજય થશે અને તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારે કોંત્રેસ નેસ્તનાબૂદ થઈ જશે તેમ જણાવ્યું હતું

આણંદ રોજગારી શ્રમ અને રોજગારમંત્રીએ જણાવ્યું છે કે આણંદ જિલ્લામાં ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ઓ એન જી સી

સ્થાનિક લોકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે આજે રાજ્ય વિધાનસભામાં પેટલાદના ધારાસભ્ય શ્રી નિરંજન પોલના પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ આ માહિતી આપી હતી પ્રશ્ન કલાક દરમિયાન એક લેખિત જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમૂલ ઓ

જી

શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગારી આપવાની ટકાવારી નહીં જાળવવા અંગે આ એકમોનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષમાં આ જોગવાઇનો ભંગ કરતાં એકમોની યાદી ઉદ્યોગ કમિશનરને મોકલી આપવામાં આવી છે

શ્રમ અને રોજગારમંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોરે આજે રાજ્ય વિધાનસભામાં પ્રશ્ન કલાક દરમિયાન આ માહિતી આપી હતી

રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદ પટેલના એક પૂરક પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે ખેત મજૂરોના વાહન અકસ્માત વીજળીના કરન્ટ દાજી જવાથી કે સર્પદંશથી મૃત્યુ થયા છે

પબ્લિક લીડરશીપ મહેસાણા નજીક ગણપત યુનિવર્સિટી દ્વારા જાહેર સેવા નેતૃત્વ વ્યાખ્યાન માળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ વ્યાખ્યાન નલ સે જલ વિષય પર યોજાયું હતું મુખ્ય વક્તા ગુજરાત સરકાર વોટર સપ્લાય ખાતાના પ્રિન્સિપાલ સેક્રેટરી જગદીશ પ્રસાદ ગુપ્તા હતા ભારત સરકારે પણ જળ જાળવણીનું મોટું અભિવાદન હાથ ધરાયું છે તેને અનુસરી ગણપત ્યુનિવર્સિટી દ્વારા નવી શરૂ કરાઇ રહેલી પબ્લિક સર્વિસ લીડરશીપ લેક્ચર સીરીઝ ના શૂભારંભ જગદીશ પ્રસાદ ગુપ્તાએ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આજની જળ કટોકટી એ રાષ્ટ્રીય એક સમસ્યા બની ગઇ છે વરસાદ મહેસાણામાં જિલ્લામાં ખેડૂતોએ પ્રથમ વરસાદ પડવાથી વાવેતર તો કરી દીધા હતા પણ વરસાદ ન આવતાં ખેડૂતો લાચાર બની ગયા છે હજુ એક સપ્તાહ સુધી વરસાદ આવે તેવી કોઇ શક્યતા દેખાતી નથી જો વરસાદ ન આવે તો દિવેલાં જ વિકલ્પ છે ખેડૂતોને પિયતનો બોજો વધવાની શક્યતા છે

લોકોએ કઠોળનું વાવેતર કરી દીધું છે પણ વરસાદ ન આવવાથી નુકસાન થઇ રહ્યું છે ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે

લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાયો નથી